બેઠક માં આરોગ્યલક્ષી બાબતો તથા કેન્દ્રીય તબીબી ટુકડીના અહેવાલ અંગે પણ ચર્ચા થઈ હતો

ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્ય હતું કે રાજયભર માં પોલીસ સખતાઈથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે પરંતુ લોકોએ જાતે જ અમલ કરવો જરૂરો છે તેમ તમણે જણાવ્યું હતું

હવે કોઈ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ નથી

સાઉદો અરેબીયામાં મકકા મદિનાની ઉમરાહ યાત્રા કરી પરત ફરેલાં કચ્છના લખપત તાલુકાના આશાલડી ગામના રહીમાબેન જત કચ્છ જિલ્લાના કોરોના સંક્રમણના પ્રથમ પોઝીટીવ દદી બન્યા હતા

જનરલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ખુદ મખ્યમંત્રો વિજય રૂપાણીએ તેમની સાથે વાત કરી ખબર અંતર પુછયા હતા

ઉપરાંત કલાક્ષેત્રમાં તેમનું પદાન મહત્વન રહય છે ગાયન સાથે અભિનયકલામાં પણ તેમણે સફળતાના શિખરો સર કરી લોક હદયમાં અનેરં સ્થાન પ્રાપ્ત કર્યું હતું આશ્તોષ અંતાણી દસ્તાવેજ નોંધણી કચ્છ જિલ્લામાં દસ્તાવેજ નોંધણીની કામગીરી મુંદરા નલિયા નખત્રાણા અને દયાપરમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે શરૂ થઈ છે પરિણામે અનેક લોકો ના અટકેલાં કામ હવે થઈ શકશે દસ્તાવેજ કરાવવા માંગતા પક્ષકારે ઓનલાઇન ટોકન લઈ ઈ પેમેન્ટથી પૂરેપૂરી નોંધણી ફી ભરવી ફરજિયાત છે સબ રજિસ્ટ્રાર સમક્ષ આ ચૂકવણી ના પુરાવા નોંધણી ના દસ્તાવેજ સાથે રજૂ કરવા ફરજિયાત છે

હાલના તબકકે માત્ર દસ્તાવેજ નોંધણીની કામગીરી જ કરાશે તે સિવાયની રેકર્ડની ખરીનકલો અને શોધ અંગેની તમામ કામગીરી બંધ રહેશે ભુજ અંજાર ગાંધીધામ રાપર ભચાઉ માંડવી જેવા નગરપાલિકા વિસ્તાર માં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ હાલ સદંતર બંધ છે તેમ નોંધણી નિરીક્ષક સબ રજિસ્ટ્રાર ભુજની કચેરી દ્વારા જણાવાયું છે આશ્તોષ અંતાણી રાજય હવામાન ગઈકાલ પશ્ચિમી વિક્ષોભની અસરરૂપે પાકિસ્તાનમાં ઉભા થયેલા વરસાદી વાતાવરણની અસર હેઠળ રાજયના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આપ્યો હતો અને કેટલાંક સ્થળે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડયા હતા